બંને દેશોએ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ખાસ કરીને દરિથાઈ પ્રદૃષણ ક્ષેત્રે દ્રિપક્ષીય સહયોગ મજબુત બનાવવાનો નિર્ણય લીધો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે બંન્ને મંત્રીઓએ બેઠક પછી સંયુક્ત નિવેદન બહાર પાડ્યુ હતું જેમાં બદલાતા જતાં હવામાનટેકનિકલ ક્ષેત્રે સહયોગ અને પર્યાવરણ ક્ષેત્રે સંશોધન અને વિકાસ સામે ઉભા થતાં પડકારોનો સામનો કરવા માટે સહિયારા પ્રચાસ હાથ ધરવાનો સંકલ્પ કરાયો હતો પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે જણાવ્યુ હતું કે વૈશ્વિકવાતાવરણની સમસ્યાઓના પડકારનો સામનો કરવા ભારત નોર્વેને ભાગીદાર દેશ તરીકે જુવે છે ભારતે દરિયાઈ ક્ષેત્રે પ્લાસ્ટીકના કચરાની સમસ્યા નિવારવા નોર્વે સાથે વાતચીત શરૂ કરી છે આ મુ દે બંન્ને દેશોએ સંયુ ક્ત કાર્યકારી જુથોની રચના કરી છે

ભારતના દરેક રાજયની પોતાની એક ઓળખ છે ભારતીય નાગરિકોને દેશના અલગ અલગ રાજ્યોની આ વિવિધતા અંગે માહિતગાર કરવા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હાથ ધરાયુ છે જેમાં ગુ જરાતનું સાથી રાજય છેછતીસગઢ ખાણ ઉઘોગ એ છત્તીસગઢની ઓળખ છી છત્તીસગઢના વિકાસની વાત કરતા સત્રજીત સેન જણાવે છે કે તેઓ ઓટો મોબાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓ કહે છે કે છત્તીસગઢ ઉધોગક્ષેત્રે અગ્રેસર છે લોખંડપોલાદકોલસો સારા પ્રમાણમાં પેદા થાથ છે પરિણામે વીજ મથકો દ્રારા વીજ ઉત્પાદન થાય છે રાષ્ટ્રીય થર્મલ વીજમથક સાથે સંકળાયેલા છે

તે અંતર્ગત જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગે બે દિવસીય તાલીમ જીલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે અપાઈ હતી તાલીમ દરમ્યાન રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં મુખ્ય માણસોના નામસભ્ય સંખ્યા તેમજ મુળભુતસવલ જેવી કે પાણીશૌચાલય વગેરેની નોંધ કરવાની રહેશે આ તાલીમમાં જીલ્લા માસ્ટર દ્રેઈનરપ્રાંત અધિકારીઓજિલ્લા આયોજન અધિકારી દ્રારા તમામ મામલતદાર ચાર્જ અધિકારીઓ તથા ટેકનિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી તે દરમ્યાન વસ્તી ગણતરીના નિયામક કચેરીના નોડલ અધિકારી અને માસ્ટર દ્રેઈનર્સ ઉપસ્થિત રહ્યા હતા આરતીબેન ભદ્દ ટાઈટલ કલીઅર પ્રોજેક્ટ કચ્છ સહિત સમગ્ર રાજયમાં આવેલી જમીનોમાં પડેલી નોંધોના આધારે ટાઈટલ કલીયરની ખરાઈ કરીને જે તે સર્વે નંબરમાં ટાઈટલ કલીઅર છે અથવા ટાઈટલ કલીયર નથી તે રીતની નોંધ કરાશે આ પાઈલોટ પ્રોજેક્ટ અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાને અગ્રતક્રમ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ જિલ્લાના અન્ય તમામ તાલુકાને આ કામગીરીમાં આવરી લેવામાં આવશે અધિક મુખ્ય સચિવે કરેલા આદેશ મુજબ બિનખેતીની અરજીના નિકાલ માટે ટાઈટલ કલીયરની ખરાઈ માટે જુદી જુદી ટીમોની રચના કરીને તેમને કામગીરી સોપવામાં આવશે

જીઓલોજી વિભાગના ડોક્ટર એમ

ઠક્કર સહિતના પ્રાધ્યપકો વિધાર્થીઓ આ પ્રસંગે ઉત્સાફ પુ ર્વક ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે સુ ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુ સાર જિલ્લા મથક ભુ જમાં ટાઉન હોલ ખાતે મહાશિવરાત્રીના દિવસે સામુહિક સ્તરે દુખ્ ચિંતાહતાશામાનસિક તણાવ દુર કરી આત્મ ફત્યા અટકાવવા માટે ડોક્ટર દેવજ્યોતી શર્મા લોકને વૈજ્ઞાનિક પધ્ધતિસર તાલીમ આપશે